પ્રધાનમંત્રીએ ટ્વીટર ઉપર બધા જ નાગરિકોને કોવિડની રસી યોગ્ય સમયે લેવા અપીલ કરી છે તેમણે કહ્યું છે કે કોવિડ સામેની લડતમાં આપણા તબીબો અને વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમ કરીને કોવિડના સંક્રમણને રોકવામાં નોંધપાત્ર કામગીરી કરી છે ત્યારે ભારતને કોવિડની અસરથી મુક્ત કરવા આપણે સફએ સાથે મળીને કામગીરી કરવી પડશે

જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લાના વરિષ્ઠ નાગરિકોના કોવીન રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ કરાવ્યો હતો

રાજયપાલ આ ચાર્ય દેવવ્રતના પ્રવચન સાથે શરૂ થયેલી આજની બેઠકમાં શોકદર્શક ઠરાવ પણ રજૂ થવાના છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રવયનમાં રાજ્ય સરકારની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે નળ સે જળ યોજના વડે ઘેર ઘેર પીવાનું યોખ્યું પાણી પહ્યોંયાડવાની ઝુંબેશ ખરેખર જાણ આરોગ્ય માટે વરદાન સાબિત થશે કોરોના સંક્રમણ ને કાબૂમાં લેવા માટે થયેલા પ્રયાસો ને પણ તેમણે બિરદાવયા હતા

શીતલ વૈશ્વવ મત ગણતરી કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થયું હતું મતદાન પૂર્ણ થયા બાદ રીસીવિંગ સેન્ટરો પર વહેલી સવાર સુધી ધમધમાટ દેખાયો હતો જ્યાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમમાં તમામ મશીનો સીલ કરાયા હતા આવતીકાલે મતગણતરી હાથ ધરાવાની છે ત્યારે ઈન્જીનીયરીંગ કોલેજ ખાતે મદદનીશ કલેકટર અને ભુજ પ્રાંત અધિકારી માનીશ ગુર્વાની તેમજ પ્રોબેશન આઈએએસ નિધિ સીવાચે સ્ટ્રોંગ રૂમ તેમજ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લઇ તૈયારીઓની સમીક્ષા કરી હતી

શીતલ વૈશ્વવ અગત્યની જાહેરાત કચ્છમાં થોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પરિણામોની શ્રોતાઓ સુધી જાણકારી પહોંચાડવા આકાશવાણી ભુજના સમાયાર વિભાગ દ્વારા આવતીકાલે વિશેષ સમાયાર બુલેતીનો પ્રસારિત કરાશે

આજે ગિરનારના સાધુ સંતો અને આગેવાનો સાથે જિલ્લા વહીવટી તંત્રે મેળા અંગે ચર્ચા કરી હતી અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા નક્કી કરવામાં આવ્યું હતું માત્ર ભવનાથ મંદિરે ધ્વજારોહણ અને સંતોના શાહી સ્નાનની પરંપરા જાળવવામાં આવશે

ભારતની ટીમ આવતીકાલે બેન્જીથમ સામે અને ત્યાર પછી છઠ્ઠી માર્ચે બ્રિટન સામે મેચ રમશે